મોદી વારાણસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં કોવિડની સ્થિતીની સમીક્ષા કરી પ્રધાનમંત્રીએ કોવિડનો અસરકારક પ્રતિકાર કરવા ઝડપી ટેસ્ટીંગ ટ્રેકીંગ અને સારવારની નિતી અપનાવવા પર ભાર મુક્યો પ્રધાનમંત્રીએ સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને ઓળખી કાઢી તેમના પરીક્ષણો ઝડપથી ઉપલબ્ધ કરાવવા પર ભાર મુક્યો વિડિયો માધ્યમથી યોજાયેલી સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીએ વારાણસીમાં પરીક્ષણ પથારીઓ દવાઓ રસી તથા માનવબળની ઉપલબ્ધતા અંગે જાણકારી મેળવી પ્રધાનમંત્રીએ સામાજીક અંતર જાળવવા તથા માસ્ક પહેરવા પર ભાર મુકતાં રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા જણાવ્યું બેઠકમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ છ વર્ષોમાં વારાણસીમાં આરોગ્ય સંબંધી માળખાનો થયેલો વિસ્તાર અને આધુનિકીકરણથી કોવિડ સામેની લડતમાં મદદ મળી છે

બેઠકમાં પ્રધાનમંત્રીએ કોવિડના આ કપરા સમયમાં અવિરત કામગીરી કરવા બદલ દરેક ડોકટર તથા આરોગ્ય કર્મીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓની પ્રશંસા કરી હતી

કોવિડના ઉપચારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ બની રહે છે માટે તેના મોટા જથ્થામાં અને ઝડપી પરીવહન માટે રેલ્વે વિભાગ સજ્જ બન્યું છે રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ આ ટ્રેનો માટે ગ્રીન કોરીડોર બનાવાયો છે રેલ્વે વિભાગ આ કોરીડોર પર લીકવીડ મેડીકલ ઓક્સિજન તથા ઓક્સિજન સીલીન્ડરના પરીવહન માટે સજ્જ છે મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન સીલીન્ડરના પરીવહન માટે રેલ્વે વિભાગનો સંપર્ક કર્યો હતો ગઇકાલે રેલ્વે અધિકારીઓ પરિવહન કમિશ્નરો તથા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં આ અંગેની કાર્યયોજના ઘડવામાં આવી હતી રેલ્વેમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે કોવિડ સામેની લડતમાં રેલ્વે વિભાગ કોઇ કસર છોડશે નહીં

તેમણે કહ્યું કે સરકારના હસ્તક્ષેપથી મોટા ભાગની દવા ઉત્પાદન કંપનીઓએ રેમડેસીવીરની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે

પ્રધાનમંત્રી મોદીને લખેલા પત્રમાં શ્રી કેજરીવાલે કહ્યું કે કોવિડ દર્દીઓની વધી રહેલી સંખ્યાના કારણે દિલ્ફીમાં પથારી હોસ્પિટલ તથા તબીબી ઓક્સિજનનો પુરવઠો વધારવાની જરૂર છે

કેન્દ્રિય મંત્રી અમિત શાહે આજે પૂર્બા બરધામન ખાતે જાહેર સભા સંબોધી હતી અને નાદલા જીલ્લામાં રોડ શો યોજ્યો હતો

યૂંટણી પંચે સુશ્રી સુજાતાને જાહેર પ્રવચનોમાં આચાર સંહિતાના ભંગ થાય તેવા નિવેદનો ન કરવા જણાવ્યું છે મુક્કેબાજી પોલેન્ડના કેલસેમાં યાલી રહેલી વિશ્વ યુવા મુક્કેબાજી સ્પર્ધામાં ભારતના પાંચ મુક્કેબાજો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ્યા છે મહિલા વર્ગમાં ગીતીકાએ ગઇકાલે અંતિમ આઠમાં પુરૂષોમાં અંકિત નરવણ વિશ્વામિત્ર યોંગથત સચિન અને વિશાલ ગુપ્તા અંતિમ આઠમાં પહોંચ્યા છે

અન્ય મેચમાં પંજાબ કિંગ્સ અને દિલ્ફી કેપીટલ વચ્ચે મુકાબલો યાલી રહ્યો છે દિલ્હીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી છે

જળશક્તિ મંત્રાલયે જણાવ્યું કે કર્ણાટકે આજે વિડિયો માધ્યમથી તેની વાર્ષિક કાર્ય યોજના પ્રસ્તુત કરી છે